કાઠમંડુમાં ભારતના નેપાળ ખાતેના રાજદૂત મનજીવસિંહ પુરી અને નેપાળના આયોજન વિભાગના સચિવ મધસુદન અધકારીએ સમજુતી ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કર્યા હતા કોકણ રેલવે કોર્પોરેશનને આ રેલ માર્ગ માટે પ્રાથમિક ઈજનેરી સર્વેક્ષણની કામગીરી સોંપવામાં આવી છે આ રેલ માર્ગ તૈયાર થતાં બંને દેશો વચ્ચેના આર્થિક વિકાસ તેમજ નાગરિકો વચ્ચેનો સંપર્ક વધશે

સ્પર્ધામાં આઠમા ક્રમે મોજુદ ભારતનું એશિયન ગેમ્સમાં અત્યાર સુ ધીનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું

તે અનુ સંધાને માહિતી આપતા આરોગ્ય મં ત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે ઘણા રોગોમાં એલોપેથી દવાઓ સાથે આયુ ર્વેદ પધ્ધતિથી ઉપયાર કરી શકે છે આયુ ર્વેદ સેવાઓનો વ્યાપ વધારવા આયુ ર્વેદ ડોક્ટરોની નિમણુંક કરવામાં આવી છે

જે અનુ સંધાને કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ વાહન વ્યવહારના નિયમન માટે જીલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તે મુજબ મેળાના મુખ્ય માર્ગને વાહનની અવરજવર માટે બંધ રખાશે

ટી સ્ટેન્ડથી વાહનો હમીરસર તળાવ બાજુ નહી જઇ શકે પોલીસ ખાતા તેમજ અન્ય સરકારી ફરજ પરના વાહનોને આ જાહેરનામાથી મુ ક્તિ અપાઇ છે

આ પ્રદર્શનનું ઉદ્દઘાટન ગઇકાલે સાંજે કલેક્ટરશ્રી રેમ્યા મોહનના હસ્તે કરવામાં આવ્યું હતું

બીજી બાજુ લાંબા સમયથી ગેરહાજર રહેતા વિવિધ તાલુકાના નવ જેટલા શિક્ષકોને શિક્ષણતંત્રે ફરજમુક્ત કર્યા છે તે મુજબ નવ જેટલા શિક્ષકોની સેવા સમાપ્તિનો ઓર્ડર તંત્ર દ્વારા આપી દેવામાં આવ્યો છે